પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર ડો રાજીવ ગુપ્તાએ કહ્યુ છે કે હાલમાં સોશિયલ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં

સુરત શહેરના નાનપુરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ફાયર

લધુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની મુદત

આ અકસ્માતના પગલે વડોદરા શહેરના બાયપાસ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડોદરામાં થયેલી માર્ગ અકસ્માતની દુર્ઘટના પર શોક વ્યકત કર્યો છે તેમણે ટવીટ સંદેશમાં કહ્યુ છે કે આ દુઃખના સમયે તેમની ભાવનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે શ્રી કોવિંદે ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યકત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રીએ પોતાના ટવીટમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર દુઃખ વ્યકત કર્યુ હતું

શ્રી મોદીએ કહ્યું છે કે વહીવટીતંત્ર અકસ્માતના સ્થળે તમામ શકય સહાય પ્રરી પાડે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર અગે દુઃખ વ્યકત કર્યુ છે શ્રી શાહે એક ટવીટ સંદેશામાં કહ્યુ છે કે સ્થાનિક વહીવટીતંત્ર દરેક પ્રકારની સહાથતા કરી રહ્યુ છે તેમણે ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક આહીર સમાજના લોકોના અકસ્માતથી થયેલા મૃત્યુ અંગે દુઃખ વ્યકત કર્યુ છે એક ટવીટ સંદેશામાં શ્રી રૂપાણીએ કહ્યુ છે કે મૃતકોના શોકાતુર પરિવારો સાથે ટેલિફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી

મૃતકોની આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઇશ્વરને પ્રાર્થના સુરત ખાતે સમાજના આગેવાન મગનભાઈ જીંજાલાના ઘરે આફીર આગેવાનોની શોકસભા મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી

પાટીલ સુરત શહેર પ્રમુખ નિરજનભાઈ ઝાંઝમેરા અને મેયર ડો જગદીશાઈ પટેલ મૃતકોના આત્માને સાંત્વના અને શ્રધાંજલિ સાથે યોગ્ય મદદની ભાવના વ્યક્ત કરી શોકંજલી અર્પણ કરી હતી સુરેન્દ્રનગર જીલ્લાના લખતર નજીક કોઠારીયા અને ઝમર વચ્ચે આજે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાતા ચાર વ્યકતિઓના મોત નિપજયા છે કારના ચાલકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

બે ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્રણેય યુવકો બાઇક પર વડોદરાથી સામખીયારી પાસે આવેલા લાકડિયા ગામે દિવાળી નિમિત પોતાની બહેનને મળવા જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો રાજીવ કુમાર ગુપ્તા અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ડો રાજીવકુમાર ગુપ્તાએ કહ્યુ છે કે હાલમાં સોશિયલ મિડીયામાં ફરીથી લોકડાઉન અંગે જે અફવાઓ યાલી રહી છે તે પાયાવિહોણી છે જેથી લોકોએ આવા ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે દોરાવુ નહિ

સમીક્ષા બેઠકના અંતે મુખ્ય તારણોની વિગતો આપતા ડો

શહેરમાં દર બે કિલોમીટરના અંતરે વિના મૂલ્યે કોવિડ ટેસ્ટીંગની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે તાજેતરમાં તહેવારોના દિવસો દરમિયાન કેટલાક શહેરીજનોએ ઘરની બહાર નીકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા ફરવા દરમિયાન માસ્ક પહેરવાનુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું વગેરે કોવિડ પ્રોટોકોલની અતિમહત્વની બાબતો સામે દુર્લક્ષ સેવ્યું હતું તેમજ તહેવારોના દિવસો દરમિયાન બહારગામ જવાના તેમજ બહારથી સાગ વ્હાલાં શહેરમાં પ્રવેશવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવરજવર જેવી બાબતોને કારણે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે

ત્યારે જ્હેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો

પાથેય લર્નિંગ એપ વિધાર્થીઓને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પાથેય એપ લોન્ય કરવામાં આવી છે જેનાથી વિધાર્થીઓને ઘરે બેઠા સરળતાથી શિક્ષણ પ્રાપ્ત થશે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ

આ સાયકલ યાત્રા આજે ઝઘડીયા તાલુકાના મલદ ગામે આવી પહોંચતા ભરૂય જિલ્લા ખોડલધામ સમિતિ ઝઘડીયા ખોડલધામ સમિતિનું અંકલેશ્વર અને ભરૂચ યુવા સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું